મતલબ કે વેક્સિન ભલે આવી પણ માસ્ક અને સલામત અંતરની ચોકસાઇ આપણે છોડવાની નથી

વર્ષનો છેલ્લો દિવસ કોવિડ યોધ્ધાઑનું સ્મરણ કરવાનો ઉત્તમ અવસર હોવાનું જણાવતા શ્રી મોદીએ ઉમેર્યુ હતું કે કોરોના દર્દીની સારવારમાં તબીબી સમુદાયે દાખવેલી ફરજ નિષ્ઠા બદલ દેશ તેમનો ઋણી રહેશે

એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી શ્રમદીપ સિંહાએ જણાવ્યું કે એઇમ્સનો મુખ્ય ઉદેશ શ્રેષ્ઠ ડોક્ટર્સની ટીમ દ્વારા આધુનિક સારવાર ન્યુનતમ દરે પુરી પાડવાનો છે જેના માટે જરૂરી ઇન્ફાસ્ટક્ચર ઉચ્યતમ આધુનિક સાધનોની સવલત પુરી પાડવામાં આવે છે

રાજકોટ ખાતે એઇમ્સ આવવાથી સમગ્ર ગુજરાતના ગંભીર દર્દીઓને સારવાર માટે અન્ય જગ્યાએ જવું નહીં પડે તેમ શ્રી સિંહાએ જણાવ્યું છે

શ્રી કિરીટ સોલંકીએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન દેશનો અનેકવિધ ક્ષેત્રે ઉત્તરોતર વિકાસ થયો છે ત્યારે નાબાર્ડની પણ આ વિકાસ કાર્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે નાબાર્ડનુ ગુજરાત એકમ સરકારની કલ્યાણલક્ષી યોજનાઓને પાયાના સ્તરેથી લોકો સુધી પહોંચાડીને વધુ સારી રીતે વિકાસ કાર્યમાં આગળ વધે તે જરૂરી છે

તેમણે ફળપતિ સમાજના રોજી રોટી વસવાટ શિક્ષણનું કામ ફળપતિ સેવાસંઘ મારફત કર્યું

હાલ દિનકર દેસાઈના પુત્ર પિયુષ દેસાઈ નવસારીના ધારાસભ્ય છે નવસારીના સ્વાતંત્ર્ય સેનાનીઓને નવ ઓગસ્ટના દિવસે સરકાર દ્વારા દેશના સ્વાતંત્રતા સેનાનીઓનું દિલ્હી ખાતે વિશેષ સન્માન કરવામાં આવે છે શ્રી દિનકર દેસાઈનાં નિવાસસ્થાણે નવસારીના પ્રાંત અધિકારી તુષાર જાનીનાં હસ્તે શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું

પોલીસ કમિશનર અને ઉચ્ય અધિકારીઓએ આ કેન્દ્રની શરૂઆત કરાવી છે જેમાં નાના મોટા પ્રશ્નોનું કાઉન્સેલિંગ કરીને સમાધાનના પ્રયાસો કરવામાં આવશે સુરત પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં મોટી ઉંમરના લોકો અને લોકોને સરળતાથી કામ થઈ શકે તે બાબતે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં સહાયતા કેન્દ્ર અને નાગરિક સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યા છે જેની અંદર અલગ અલગ નાના મોટો ઘરના પ્રશ્નો કે પછી કે નાની મોટી મેટરમાં આ કેન્દ્રમાં કાઉન્સેલિંગ કરી ઝઘડાના સમાધાન કરવા માટે ઉપયોગી થશે